પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

સ્વનિર્ભર ભારત માટે હાથશાળ અને હસ્તકળા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનો દેશવાસીઓને અનુરોધ કર્યો રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થાય અને કોરોનાગ્રસ્ત દર્દીઓ ઝડપથી શોધઈ તેમની સારવાર થાય તે માટે રાજ્ય સરકારે પ્રયાસો સઘન કર્યા

તેમણે દેશને કોરોના મુકત કરવા સાવચેત રહેવાનો યુવાનોને અનુરોધ કર્યો

બાઇટ નરેન્દ્ર મોદી કારગીલ કોરોનાકાળમાં સામાજિક અંતર જાળવવુ જરૂરી હોવાથી આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ અલગ રીતે કરવાનો તેમણે દેશવાસીઓને અનુરોધ કર્યો હતો

શંકાસ્પદ દર્દીઓની તપાસ માટે અમદાવાદ શહેરમાં દાખલ થવાના રસ્તાઓ પર ખાસ તપસ કેન્દ્રો ખોલવા માં આવ્યા છે તો રાજકોટ બસ સ્ટેશન પર જ મુસાફરોની તપાસ કરાઇ રહી છે હોસ્પિટલોમાં પણ દર્દીને ઝડપથી સારવાર પૂરી પાડી તેમને જલ્દી સાજા થવામાં મદદ કરાઇ રહી છે મહીસાગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે જિલ્લામાં સંક્રમણ અટકાવવાના ભાગરૂપે હાલમાં જનસેવા કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે પરંતુ આવશ્યક સેવાઓને અનુલક્ષી કોરોના વોરિયર્સ અધિકારીઓ કર્મચારીઓ તેમજ નાગરિકોની આવનજાવન શરૂ હોય છે કોરોનાનું સંક્રમણ અટકે તે હેતુસર રવિવાર રજાના દિવસે જિલ્લા સેવા સદનને સેનેટાઇઝ કરવાની કામગીરી લુણાવાડા નગરપાલિકાના ફાયરવિભાગ દ્વારા કરવામાં આવી

જો કે સરકારે કડક વલણ અપનાવતા રાજ્યના ખાનગી શાળા સંચાલક મંડળે બાળકોના હિતમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેતા કચ્છમાં પણ સોમવારથી તમામ ખાનગી સ્વનિર્ભર શાળામાં ઓનલાઇન શિક્ષણ રાબેતા મુજબ શરૂ થઇ જશે મંડળના કચ્છના પ્રમુખ વિનોદ યાવડાએ કહ્યું કે બાળકોનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે

અંગ્રેજીમાં મેનગ્રુવના નામથી જાણીતી આ વનસ્પતિ સાથે આ વનસ્પતિ સાથે આજીવિકા પણ સંકળાયેલી છે ખાસ કરીને ખારાઇ ઉંટ અને ચેરિયા એકબીજાના પૂરક માનવામાં આવે છે

કચ્છ ઉંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દેશની સર્વોચ્ય અદાલત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ચેરિયાને બચાવવા લડત ચલાવવામાં આવી રહી છે

કચ્છ જિલ્લાના અંજારમાં શ્રાવણ માસ દરમિયાન યોજાતા પાંચ લોકમેળાઓ પણ રદ કરવામાં આવ્યા છે

આ અંગે શિક્ષક તરીકે ફરજ બજાવતા માલદે ભાઈ વાજાએ જણાવ્યું હતું કે ગરીબ બાળકો નું શિક્ષણ ન બગડે તે માટે બાળકો ને ધરે ઘરે જઈ ને શિક્ષણ આપે છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગે પુરા થયેલા યોવીસ કલાક દરમિયાન સૌથી વધુ સુરત જીલ્લાના ઉમરપાડામાં આઠ ઇંચ જેટલો ભારે વસરાદ થયગો હતો

આજે પણ સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને રાજકોટ જીલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે જો કે આવતીકાલથી યાર દિવસ કેન્દ્ર શાસિત દીવ દમણ તથા દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના કચ્છ સુધીના પટ્ટામાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શકયતા છે આ દિવસો દરમિયાન દરિયો તોફાની રહેવાની શકયતના હોવાથી માછીમારોને દરિયો નહી ખેડવાની સલાહ અપાઇ છે